વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરનું બે પ્રદેશોમાં વિભાજન કરવાથી સંબંધિત પ્રદેશોના સર્વાંગિ વિકાસને પ્રોત્સાફન મળશે તથા સરહૃદપારની આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રભાવ ઘટશે

અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્ત દેશ આજે તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયામાનાં ચરખી દાદરી અને થાનેસરમાં યૂંટણી રેલીઓમાં સંબોધન કરશે

વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાથી સંબંધિત પ્રદેશોના સર્વાંગિ વિકાસને પ્રોત્સાહન મળશે તથા સરહદપારની આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રભાવ ઘટશે સીએરા લીઓનમાં વસતા ભારતીય લોકોને સંબોધતાં શ્રી નાયડુએ ભારતનો એક પાડોશી દેશ ભારતીય ઉપખંડમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સાત દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે આજે મુંબઇમાં તેનો યૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષના કાર્યકારી અધ્યક્ષ જે પી નફાચે યૂંટણી ઢંઢેરો બહાર પાડથો છે તેમાં મહારાષ્ટ્રમાં રોજગારીની નવી પાંચ કરોડ તકો ઉભી કરવાનું વચન અપાયું છે

તેમણે જણાવ્યુ છે કે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મુખ્ય આધાર આર્થિક ભાગીદારી છે ગઇકાલે રાષ્ટ્રપતિ ભવનમાં નેધરલેન્ડનાં રાજા વિલેમ એલેકઝેન્ડર અને રાણી મેક્ઝિમાના માનમાં યોજાયેલા ભોજન સમારંભમાં તેમણે કહ્યું હતું કે નેધરલેન્ડ યુરોપીય સંઘમાં ભારતનો ચોથો વેપારી ભાગીદાર દેશ છે અને ભારતમાં અગ્રણી રોકાણદાર દેશ પણ છે નેધરલેન્ડે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટેના દાવાને સમર્થન આપ્યું છે તે માટે શ્રી કોવિંદે નેધરલેન્ડનાં રાજાનો આભાર માન્યો હતો

આ પાંચ અધિકારીઓ સામે ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવવી અને મહારાજગંજ જિલ્લામાં જમીન ગેરકાયદેસર રીતે ફાળવવાના આરોપો છે અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે

ગઇકાલે દિલ્ફીમાં એક કાર્યક્રમમાં બોલતા શ્રી પ્રસાદે જણાવ્યું હતું કે પરિવર્તન લાવવા માટે સુધારા સાથે કામગીરી કરવાનો બૃહ્દ દૃષ્ટિકોણ ભારત પાસે છે તેમણે કહ્યં કે વ્યક્તિની ઓળખ કરાવવા આધારકાર્ડ ડીજીટલ સહકાર આપે છે અને તેની સલામતી સરકારે સુનિશ્ચિત કરી છે તેમણે આધારકાર્ડને ડીજીટલ ઇન્ડિયાનું ભવિષ્ય તરીકે ઓળખાવ્યું હતું

સી બેન્ક ઉપર નિયંત્રણો મુકાયા બાદ ભારતીય રીઝર્વ બેન્કે ખાતેદારો માટે પૈસા ઉપાડની મર્યાદામાં ત્રીજી વાર સુધારો કર્યો છે બેન્કના આ સુધારા સાથે પી એમ સી

ગઇકાલે કથુઆમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી મલિકે જણાવ્યું હતું કે સલામતી દળોની સઘન દેખરેખના લીધે જ હિંસાનો કે વિરોધનો કોઇ બનાવ નોંધાયો નથી તેમણે જમ્મુ અને કાશ્મીર પોલિસને દેશનું સૌથી શ્રેષ્ઠ પોલીસ દળ ગણાવીને તેમને અપાતા વળતરમાં વધારો કરવાની ખાતરી આપી છે કાશ્મીરમાં સંદેશા વ્યવહાર ઉપર મુકાયેલા પ્રતિબંધનું સમર્થન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે આતંકવાદીઓ જેનો ઉપયોગ કરી શકે છે તેવી મોબાઈલ સેવા કરતાં કાશ્મીરીઓની સલામતી વધુ મહત્વની છે તેમણે કહ્યું કે ઇન્ટરનેટ સેવાઓ ટૂંક સમથમાં પૂર્વવત કરાશે

પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા આતંકવાદીઓએ પુલવામાથી શોપિંયાન સુધીના માર્ગ ઉપર કરેલા હમલામાં ટ્રકમાં ફળ યઢાવી રહેલા ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ફુમલાખોરીએ ટ્રકને આગ ચાંપી હતી

સી મોદીએ જણાવ્યું છે કે જમાત ઉલ મુજાહિદ્દીન બાગ્લાદેશ જેએમબી પોતાનો પ્રભાવ ભારતમાં વિસ્તારવા ઇચ્છે છે ગઇકાલે દિલ્ફીમાં ત્રાસવાદી વિરોધી દળના વડાઓની બેઠકમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે જીએમબી સંગઠને ઝારખંડ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળમાં પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી છે

અને તે દક્ષિણ ભારતમાં પોતાનો પ્રભાવ વિસ્તારવા માગે છે

સંરક્ષણ પ્રવકતાએ જમ્મુ આકાશવાણીને જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સૈનિકોએ આજે સવારે પૂંછ જિલ્લાના કસ્બા અને કિરની વિસ્તારોમાં નાના હથિયારો વડે અને મોર્ટાર સાથે ગોળીબાર કર્યો હતો ભારતીય સૈનિકોએ વળતો પ્રહાર કર્યો હતો હજુ સુધી કોઇ જાનહાનીનાં સમાચાર નથી

પી

અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેઓ ભારતના મિસાઇલ મેનના ફલામણા નામે ઓળખાતા હતા

વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર કલામને ભાવભીની અંજલી આપી છે ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં ડોકટર કલામને મહા વિદ્વાન અને શિક્ષક તરીકે ઓળખાવીને કહ્યું છે કે તેમને દરેક વર્ગનો આદર અને પ્રેમ પ્રાપ્ત થયો હતો ડોકટર કલામે દેશના સલામતી ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે

અબ્દુલ કલામે આપેલા યોગદાનથી ભારત તેની સ્વદેશી ક્ષમતાઓ માટે જાણીતા દેશોની યાદીમાં આવ્યો છે

પેરીસમાં હાલ ચાલી રહેલી આર્થિક કામગીરી કાર્થવાહી દળ એફએટીએફની બેઠકમાં ભાગ લેતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના સભ્યો એ મતના છે કે પાકિસ્તાને આતંકવાદીઓની પ્રવૃત્તિ અટકાવવા પૂરતા પગલાં લીધા નથી

એફએટીએફ શુક્રવારે પાકિસ્તાન અંગે નિર્ણય લેશે